રાધનપુર ખાતે યોજાયેલી ભાજપની યૂંટણી પ્રચાર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેતા પ્રચારમાં જોમ ઉમેરાયું હોવાના અનુભવ ભાજપ કાર્યકરોએ કર્યો હતો તેમણે મોદી સરકારે ભરેલા હિંમતવાન અને ઐતિહાસિક પગલાની વિગતો મતદારો સમક્ષ રજૂ કરી હતી કોંગ્રેસ ઉપર રાજકીય આક્ષેપ મુક્તા તેમણે કહ્યું હતું કે ગરીબોને મકાન આપવાના વાયદા અનેક દાયકા સુધી કર્યા પણ સાચા જરૂરિયાતવાળાને સસ્તું મકાન મોદી સરકારે જ આપ્યું છે બીજી બાજુ કોંગ્રેસ છોડી ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર પાસે જવાબ માંગવાનો પ્રચાર કોંગ્રસ આ વિસ્તારમાં કરી રહી છે

ભાજપના યૂંટણી પ્રચાર સૂકાની તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી એક દિવસમાં એનેક ચૂંટણીસભા સંબોધતા પ્રવાસ ખેડી રહ્યા છે બાયડ બેઠક માટેના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને ફરીથી આ બેઠક ઉપર હવે કમળના નિશાન ઉપર ચૂંટી કાઢવાની અપીલ મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે માલપુર ખાતે યોજાયેલી યૂંટણીસભામાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે બાયડ જેવો વિસ્તાર કોંગ્રેસના લાંબા શાસન દરમિયાન કેમ પછાત રહ્યો તેનો જવાબ મતદારોએ માગવો જોઇએ બીજી બાજુ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ અરવલ્લી જિલ્લાના પ્રવાસે છે અને પેટા ચૂંટણીમાં બેઠક જાળવી રાખવા જનસંપર્ક કરી રહ્યાછે કોંગ્રેસ કાર્યકરોમાં ઊત્સાહનો સંચાર કરવા સાથે જશુભાઇ પટેલ જેવા ઉમેદવાર જીતે તેવી કોશિશ કરી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લા કરજણ તાલુકાના દેઠાણ ગામે પ્લાસર ઇન્ડિયા લીમીટેડ દ્વારા મેક ઇન ઇન્ડિયા હેઠળ રેલવે માર્ગની લગતી સામગ્રીના ઉત્પાદન માટેના અદ્યતન કારખાનાનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ કારખાનું સ્થાનિક લોકોને રોજગારીની તકો આપશે અને વડોદરા જિલ્લાના વિકાસને વેગ આપશે વડોદરાના રેલવે સાથે સંકળાયેલા ઉજ્જળ ઇતિહાસમાં આ રેલવે ઉપયોગી યંત્ર સામગ્રી ઉત્પાદક એકમથી નવું યશસ્વી પ્રકરણ ઉમેરવાની લાગણી શ્રી રૂપાણીએ વ્યક્ત કરી હતી

ગુજરાત વિધુત નિયંત્રણ આયોગના સચિવ રૂપવંતસિંહે આ પ્રમાણે જણાવ્યું છે

ગ્રાહક તકરાર નિવારણ કેન્દ્રો વધુ ઝડપી અને અસરકારક રીતે કામ કરે તે માટે વિવિધ જોગવાઇઓ કરવામાં આવી છે તેની વિગતો આપતા સચિવશ્રીએ જણાવ્યું કે વીજ વિતરણ પરવાનેદારના નિવૃત અધિકારીને તેની નિવૃતીના બે વર્ષ સુધી તે જ વીજ વિતરણ પરવાનેદારના ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અધ્યક્ષ તરીકે સમાવિષ્ટ કરી શકાશે નહીં ગ્રાહકો તકરાર નિવારણ કેન્દ્રનો વધુ સહેલાઇથી સંપર્ક કરી શકે તે હેતુથી રાજ્ય સરકાર હસ્તકની તમામ વીજ વિતરણ કંપનીઓ અને ટોરન્ટ પાવરઅમદાવાદ હેઠળ ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે

જે માટે આશરે બે હજાર યોરસ મીટર જમીન જામનગર મહાનગરપાલિકાને સોંપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે સોલેરિયમ એ યામડીના હઠીલા રોગો તેમજ ક્ષયની સારવાર માટે સૂર્યકિરણ દ્વારા ચિકિત્સા માટે બનાવવામાં આવ્યું હતું જે સૂર્યની દિશા બદલાય તેમ તે દિશામાં ફરતું રહે

ગઇકાલે ગાંધીનગર ખાતેથી રાજ્યના કલેક્ટરોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા મહેસૂલમંત્રી કૌશિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે મહેસૂલ સેવાઓ નાગરિકોને ઝડપથી પારદર્શી અને સરળતાથી મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે શ્રી પટેલે જિલ્લા કક્ષાએ એસ આઈ ટી માં દાખલ કરવામાં આવેલા પ્રકરણોના ઝડપથી નિકાલ કરવા અને સરકારી પ્લોટો પર થયેલ દબાણને ઝુંબેશ રૂપે હાથ ધરી સરકારી પ્લોટોને દબાણ યુક્ત કરવા જિલ્લા કલેક્ટરોને ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું પાટણ પોલીસ અધિક્ષક કચેરી ખાતે બેન્ક કર્મચારીઓ માટે ખાસ સાયબર ક્રાઇમ અંગે સેમિનાર યોજાઈ ગયો પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સાયબર જાગૃતિ સેમિનારમાં બેન્ક કર્મચારીઓને સાયબર ગુન્હા કેવી રીતે બનતા હોય છે અને તેને કેવી રીતે અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર થવા એટીએમનો દુરપયોગ વગેરે જેવી બાબતોની છણાવટ કરવામાં આવી હતી હિંમતનગરમાં ગાંધી ટાઉન ખાતે આજે નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે સાંબરકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે સવારે સાડા આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક ક્રિમીલેયર મહેસૂલ વિભાગની સેવાઓ રેશનકાર્ડની અરજી મા અમૃતમ યોજના મા વાત્સલ્ય યોજના વિધવા સહાય યુજીવીસીએસની યોજનાઓ વગેરેની લગતી અરજીઓ બપોરના બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે

રાજ્યની તમામ આર ટી ઓ કયેરીઓ દિવાળીથી ભાઈબીજ સુધી બંધ રહેશે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર

ફળદુની સૂચના અનુસાર હાલમાં રાજ્યની તમામ આર ટી

બાન્દ્રા ટર્મિનસથી પાલિતાણા વચ્ચે ગઇકાલથી શરૂ થયેલી વિશેષ સુપરફાસ્ટ હવેથી વાઘવાન સિટી સ્ટેશન પર થોભશે પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં લઈ રેલવે દ્વારા આ નિર્ણય કરાયો છે ગુજરાત જાહેર સેવા આયોગ જી પી એસ સી

આયોગ દ્વારા તમામ ઉમેદવારો નોંધ લેવા જણાવાયું છે આણંદ ખાતે એન એસ પટેલ આર્ટસ કોલેજ ખાતે કેન્દ્ર સરકાર યુજીસી અને એન

પટેલ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ હરોળની એક શુટીંગ રેંજનુ ઉધાટન કરવામાં આવ્યું હતું છેલ્લા એકાદ દાયકાથી ગુજરાતના વિધાર્થીઓએ શુટીંગ સ્પર્ધામાં નેશનલ અને ઇંટરનેશન લેવલ સુધીની નામના મેળવી છે જેમાં લજ્જા ગોસ્વામીએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે આ વિસ્તારમાં કોઇ સારી શુટીંગ રેંજ ના હોવાના કારણે વિધાર્થીઓને પ્રેક્ટીસ માટે દિલ્ફી વડોદરા અથવા પૂના સુધી જવું પડતુ હતુ આ કારણે વિદ્યાર્થીઓના અભ્યાસનું નુકસાન થતું હતું તેમજ સમય અને પૈસા ખર્ચાતા હતા આણંદમાં શૂટીંગ રેજ્જની સુવિધા મળતા રાઇફલ શુટીંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ સુવિધાને આવકારી છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના બાધરપુરા ગામ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં પંદરથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે દાહોદથી કેશોદ જઈ રહેલી એસટી બસ અને ક્રેઇન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો ક્રેઇનનો આગળનો ભાગ બસમાં ધૂસી જતા પંદર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે

ત્રણ દિવસની મેચનો આજે પ્રથમ દિવસ હતો